પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

મર્યાદિત ઉપયોગની મંજુરી આપી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે કોરોનાની રસી આપવાની

રાજ્યભરમાં શાંતિપૂર્વક લેવામાં આવી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રવના કેટલાંક જિલ્લાઓમાં આગામી બે થી ત્રણ

સાથે જ ઝાયડસ કેડિલા હેલ્થકેરની ઝાયકોવ ડીના ત્રીજા તબક્કાના પરિક્ષણની પણ ભલામણ કરી છે આજે સવારે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતના ઔષધ મહાનિયામક વી

સોમાણીએ આ અંગે જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે ટવીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યુંછે કે બંને રસીઓનો ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરૂણાની ભાવનાથી સતત કામગીરી કરી તેમની ફરજ બજાવી છે

તેમણે જણાવ્યું છે કે દેશમાં તૈયાર થયેલી બે વેકસીનને મંજૂરી મળવાથી દેશને કોરોના મુક્ત કરવા ચાલી રહેલી ઝૂંબેશ આજે વધુ મજબૂત બની છે

અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા સદવિચારમાં મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિનનું આર્થિક ભારણ ગરીબ અને મધ્યમવર્ગ પર ન આવે તેની દરકાર પણ રાજ્ય સરકાર કરી રહી છે શ્રી નિતીન પટેલે ઉમેર્યુ હતું કે ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે પ્રથમ તબક્કામાં ફંટલાઈન વોરિયર્સ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ બીજા તબક્કામાં આશા વર્કર અને પોલીસ જવાનો અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝન અને કો મોર્બિડની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે કોરોના વોરિયર્સને વિના મૂલ્યે રસી અપાશે તેમણે મોક્ષવાહિની રથની ભેટ બદલ દાતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે દાન આપવાની ગુજરાતની ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવી છે નાયબ મુખ્યમંત્રીશ્રીએ સદવિયાર પરિવારના સેવા વારસાને ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સંસ્થામાં શ્રી હરિભાઈ પંચાલ અને ડોંગરેજી મહારાજ જેવા સમાજસેવકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે તેમણે સદવિયાર પરિવાર દ્વારા હાથ ધરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિના સંસ્મરણો પણ વાગોબ્યા હતા

આણંદ ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલાં લોકકલ્યાણનાં કાર્યક્રમોની માહિતી આપી હતી શ્રી જયદ્રથસિંહ પરમારે સમગ્ર આણંદ જિલ્લામાં કરાઈ રહેલાં અને શરૃ થનારા વિકાસકામોની જાણકારી આ રીતે આપી

કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ છે કે માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી નીતિન પટેલ દ્વારા આ કામોને મંજુરી અપાઈ છે

તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના યારમાંથી બે પ્રશ્નોના ઉકેલ વિષે સહમતી સધાઈ છે તેમાં પહેલો પર્યાવરણને લગતો અને બીજો વીજળીધારાને લગતો છે શ્રી તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લઘુત્તમ ટેકાના ભાવ અને ગંજબજારની વ્યવસ્થા પહેલાંની જેમ જ ચાલુ રહેશે જોકે લધુત્તમ ટેકાના ભાવનો કાયદો અને બજાર ભાવ તથા ટેકાના ભાવ વચ્ચેના તફાવતનો મુદ્દો નવી રચાનારી વિશેષ સમિતિને સોંપવામાં આવશે

સમગ્ર રાજ્યમાં પોલીસ કેન્દ્રોની બહાર યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

તેના કારણે કેટલાક સ્થળે ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે જો કે આ વાદળો વિખરાયા પછી પોરબંદર જીલ્લો અને કચ્છમાં આગામી બે થી ત્રણ દિવસ ઠંડીનું મોજુ ફરી વળે તેવી શકયતા છે મંગળવાર થી ગુરૂવાર દરમિયાન રાજકોટ સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળશે જો કે બાકીના વિસ્તારોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં હવામાન સુક રહેવાની અને હવામાં ભેજનું પ્રમાણ ઘટશે તેવી આગાહી કરાઇ છે